સાર્વત્રિક વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે

મી

મી

મી એટલે કે બે ઇંચથી વ્ધ્ વરસાદ વરસ્યો છે

મી

મી સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે સુપ્રિમકોર્ટ રાજ્યસભા સર્વોચ્ચ અદાલતે રાજ્યસભાની ગુજરાતની બે બેઠકોની ચૂંટણીને પડકારતી અરજી અંગે ચૂંટણીપંચને નોટીસ પાઠવી છે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

શ્રી અમીત શાહ લોકસભાની ગાંધીનગર બેઠક પરથી અને સુશ્રી સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટાતાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે ગુજરાત બીજેપી ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આજે સદસ્યતા અભિયાન અંગે બેઠક યોજાઇ હતી ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યમાં સદસ્યતા અભિયાનને વધુ સઘન બનાવવા અપીલ કરી છે

ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વાઘાણીએ કહ્યું કે છડ્ડી જુલાઈથી સભ્યપદ ઝુંબેશ શરૂ થશે છઠ્ઠી જુલાઈ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંત છે

આ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે સિકલસેલ એનિમિયા રોગ પર એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યુ હતું ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં સિકલસેલ એનિમિયા રોગના દર્દીઓ ની સંખ્યા સવિશેષ જોવા મળે છે સેમીનારમાં ડોકટરો અને નિષ્ણાતો દ્વારા સિકલસેલ રોગ વિશે તલસ્પર્શી માહિતી દર્દીઓને આપવામાં આવી હતી સેમીનાર દરમ્યાન આ સિકલસેલ રોગ સામે જાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સેમિનાર દરમ્યાન સિકલસેલ એનિમિયા ની દવાઓ તેના સાહિત્યોનું મફત વેચાણ કરવામાં આવ્યું હતું દાહોદ યોગ દાહોદ જિલ્લામાં પાંચમા યોગ દિવસની ઉજવણી માટે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અને ઉજવણી સ્થળની વ્યવસ્થા બાબતે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી યોગ દિનની ઉજવણીમાં જિલ્લાનાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું છે સમાજનો દરેક વર્ગ યોગનું મહત્વ સમજે તથા તેના લાભ લેતો થાય તે માટે આ બેઠક યોજાઇ હતી

તેમણે કહ્યું કે તનમનને સ્વસ્થ રાખવા પ્રકૃતિનું સાનિધ્ય જરૂરી છે